આ પ્રેઝન્ટેશન રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા દ્વારા રજૂ થશે લાભાર્થીઓ જૂદી જૂદી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મુદ્રા યોજના સ્કીલ ઇન્ડિયા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને શ્રમિક કલ્યાણ કાર્ડ અંગે તેમના અનુભવો રજૂ કરશે

જોકે બાલતાલ માર્ગ ઉપર મોકુફ રાખવામાં આવી છે

બેઝ કેમ્પ અને સહાયક શિબિરોમાં ખરાબ હવામાન અને યાત્રી રોકાણને જોતા યાત્રાધામ બોર્ડે આજે જમ્મુથી આવનારા યાત્રાળુઓને રોકવાનો નિર્ણય કર્યો છે રાજ્યપાલ એન

વોરા જેઓ યાત્રાધામ બોર્ડના અધ્યક્ષ પણ છે તેમણે બેઝકેમ્પ અને શિબિરોની મુલાકાત લીધી હતી

એસએએસબીના અધિકારીઓએ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવા યાત્રીઓને સલાહ આપી છે અને બંને માર્ગો ઉપર યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના પ્રદૂષણને રોકવા પગલા લીધા છે

તેઓને આજે સલામત ખસેડી લેવાય તેવી સંભાવના છે

કલેકટર રૈચ્યા મોહને ભુજ નજીકના રક્ષાકવન ખાતેના કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને જાત નિરીક્ષણ કર્યું હતું